વધુમાં મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર કોરોના મહામારીના કારણે દેશભરમાં હાલની સ્થિતિની ગઈકાલે ઉચ્ય સ્તરીય બેઠકમાં સમિક્ષા કરવામાં આવી હતી

નેહ્લ ઠક્કર મુ ખ્યમંત્રીનગર પાલિકા મુખ્યમંત્રી શ્રી વિજ્ય રૂપાણીએ રાજયની નગર પાલિકાઓના વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસ ઉભા ન થાય તે માટે કડક પગલા લઈ પોતાની મ્યુ નિસિપાલીટી કોરોના મુક્ત રાખવા નગર પાલિકા પ્રમુખોને તાકીદ કરી છે

સંબંધિત રાજય સરકારોની વિનંતીના પગલે રેલ્વે દ્રારા પોઈન્ટ ટુ પોઈન્ટ દ્રેન દોડાવાશે આ ટ્રેનોના સુ યારૂ ઓપરેશન અને સંકલન માટે રેલ્વે તેમજ રજ્જય સરકાર દ્રારા સિનિયર અધિકારીઓની નોડેલ ઓફિસર તરીકે નિમણુંક કરાશે જે પેસેન્જરને મોકલવાના હોય તેમને ખાસ સેનિટાઈઝડ બસમાં સોસિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે રેલ્વે સ્ટેશન લાવવાની જવાબદારી સંબંધિત સરકારની રહેશે નેહ્લ ઠક્કર સૈન્ય દ્રારા ફલ્યાપાસ્ટ કોરોના મહામારી સામે લડત આપી રહેલા ડોક્ટરો નર્સો પોલીસ કર્મીઓ વગેરે કોરોના વોરિયર પ્રત્યે આભાર પ્રગટ કરવા સૈન્યની ત્રણેય પાંખ દ્રારા ત્રીજી મે એટલે કે આવતીકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે ત્રીજી મેના રોજ એરફોર્સ દ્રાર શ્રીનગર થી ત્રિવેન્દ્રમ અને આસામના દિબ્રુગઢથી કચ્છ સુ ધી ફ્લાયપાસ્ટ યોજાશે આ ફલાયપાસ્ટમાં ટ્રાન્સપોર્ટઅને ફાઈટર પ્લેન જોડાસે ફલાય પાસ્ટ દરમિયાન લડાકુ વિમાનોમાંથી કેટલાક વિસ્તારોમાં કુલોની વર્ષા કરવામાં આવશે તો ભારતીય નૌકાદળ આવતીકાલે સાંજે સમુ દ્રકાંઠાના વિસ્તારોમાં યુ ધ્ધજ્જાજોનું ફોર્મેશન રચી તેનું નિદર્શન કરશે નેહ્લ ઠક્કર કચ્છ તાપમાન જીલ્લામાં ફરી ગરમી યથાવત રહી છે